ત્યારબાદ ભુજ આવી ભુજમાં વહીવટી તંત્ર સાથે અઢી વાગ્યે અછત અંગેની સમીક્ષા કરી હતી આ બેઠક બાદ ભુજિયા સ્મૃતિવન સંકુલમાં સાયન્સ મ્યુઝીયમનું ભૂમિપૂજન કર્યું અને તેમણે ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપી હતી નેફ્લ ઠક્કર લખપત બનશે વિશ્વ પ્રવાસનનું ફબ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શીખ ધર્મના આદ્યગુરુ ગુરુ નાનક દેવજીની જ્યાં સ્મૂતિઓ સચવાયેલી છે એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ પાતશાહી ગુરુદ્વારા ઉપરાંત તેમના પ્રથમ પાંચ શિષ્યો પૈકીના એક ભાઇશ્રી મોખમસિંહજીના બેટ દ્વારકા ખાતે આવેલા ગુરુદ્વારાના કૂલ રૂ

તેમણે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો કે આ ગુરુદ્વારામાં શીખોની ધાર્મિક સંસ્ક્રતિ ઉજાગર થશે અને માત્ર કોઇ એક જ ધર્મનું નહી તમામ લોકોને માટે આસ્થાનું કેન્દ્ર બનશે શ્રી રૂપાણીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ કરેલા પ્રયત્નોના પરિણામે કચ્છમાં પ્રવાસન પ્રવૂત્તિને ભારે વેગ મળ્યો છે કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસી સફેદ રણની સાથે કાળો ડુંગર પણ ફરે સ્મૂતિવન ભૂજિયો ડુંગર માંડવી જૈન દેરાસર બૌદ્ધ સર્કિટની સાથે લખપતના ગુરુદ્વારાના દર્શને આવે એવી સુવિધા અહી ઉભી કરવામાં આવશે નેફ્લ ઠક્કર કેન્ક સરકાર સરકારે જણાવ્યું છે કે દેશની વધતી જતી ઉર્જા જરૂરીયાતો સંતોષવા કોલસા આધારિત વીજ મથકો તથા કોલસાનો જથ્થો વધારવામાં આવ્યો છે

ગત પરીક્ષાની તુલનાએ આ વખતે વ્યવસ્થા સઘન બનાવવામા આવી છે

જિલ્લામથકે પ્રાઇમ લોકેશન પ્રાઉન્ડ પર યોજાનારા ક્રષિમેળા ડેરી એક્સ્પોની તૈયારીઓ અંતિમ ચરણમાં છે આયોજક સંસ્થાઓએ કચ્છના ખૂણેખૂણેથી કિસાનોપશુપાલકોને વધુને વધુ પ્રમાણમાં મુલાકાત લઇને લાભ લેવાની અપીલ કરી છે

તેમજ સજીવ ખેતી સર્ટિફિકેશન માટેનું માર્ગદર્શન પણ કૂષિમેળામાં મળશે ઉપરાંતરાજસ્થાનમધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી કિસાન સમુદાય મોટી સંખ્યામાં આ મેળાની મુલાકાત લેશે